અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અને ગાંધીનગરમાં વિદેશ જેવી સ્કાયસ્ક્રેપર ઇમારતો બાંધવા માટે મંજૂરીના નિયમો અને ટેકનિકલ જરૂતિયાતોના માપદંડને મુથખ્યમંત્રી વિજય રૂપાણીએ મંજૂર કર્યા છે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

અસામાજિક પ્રવૃતિ ડામવા માટે સખતાઈ વાપરવાની સ્પષ્ટ સૂચના આપતા શ્રી રૂપાણીએ ઉમેર્યું હતું પોલિસ ની છાપ એટલી કડક હોવી જોઈએ કે ગુનાખોરો માથું ના ઊંચકી શકે

બંગાળના અખાતમાં વધુ એક વરસાદી હળવું દબાણ ઊભું થતાં રાજ્યમાં વરસાદી હવામાન વધુ લંબાશે જેમાં આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ અંગે ચર્ચા કરવા રાહત કમિશનર અને અધિક સચિવ શ્રી હર્ષદ આર પટેલના અધ્યક્ષ સ્થાને ગઈ સાંજે એક બેઠક યોજાઇ હતી

સી એફ ટી પાણીનો સંગ્રહ છે

દરમિયાન ગાંધીધામ આદિપુર અંજાર દુભઈ ભૂજ તેમજ ખાવડા પંથકમાં અડધોથી યાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ભયાઉ ઉપરાંત આસપાસના ગામડાંઓમાં પણ વરસાદ વરસ્યો હતો વરસાદને કારણે નીયાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા

ભુજ ખાતે સિંચાઇ વિભાગના કાર્યપાલક ઈજનેર એ આર

તમામ સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં નેશનલ કેડેટ્સ કોર્પ્સનું મોટાપાયે વિસ્તરણ કરવાની યોજનાને સંરક્ષણમંત્રી રાજનાથસિંહે મંજૂરી આપી હિ ગુજરાત એનસીસી નિદેશાલયમાં સરહદી વિસ્તારોમાં ત્રણ યુનિટ એરફોર્સ સ્ટેશનને વિસ્તરણ માટે પસંદ કરવામાં આવ્યા છે

આ કાર્યક્રમ માટે જાહેર જનતા પાસેથી વિચારો અને સૂચનો આમંત્રિત કરાયા છે એક ટ્વિટમાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ આ મહિનાની મન કી બાતમાં ચર્ચા માટે વિચારોની આપલે કરશે

તેઓ નમો એપ્લિકેશન અથવા માયગોવ પર પોતાના વિચારો પણ લખી શકે છે

પર્યુષણ પર્વના આજે પાંચમાં દિવસે જૈન સમુદાયો ધ્વારા આજે મહાવીર જયંતીની ધાર્મિક હર્ષોલ્લાસથી ઉજવણી કરાશે જો કે કોરોનાના પગલે આ વર્ષે દર વર્ષની જેમ થતી ભવ્ય ઉજવણીના બદલે સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે ઓન લાઇન ઉજવણી કરાશે જૈન ભાઇ બહેનો સોશ્યલ મીડીયાના માધ્યમથી મહાવીર જન્મ વાંચનમાં સહભાગી થશે

બાદમાં મહાવીર જન્મ વાંચન સૌભાગી ભકતો ધન્યતા અનુભવતા હોય છે આ વર્ષે મોટાભાગના જૈન સંઘો ધ્વારા અગાઉથી ઓનલાઇન ઉછામણી કરવામાં આવી હતી સંઘો ધ્વારા મહાવીર જન્મ વાંચનનું સોશ્યલ મીડીયાના માધ્યમથી પ્રસારણ કરાશે જૈન ભાઇ બહેનો ઘેર રહીને કલ્પસુત્ર વાંચન સાંભળશે અને ઘરમાં જ શ્રીફળ વધેરશે મહાવીર જયંતી નીમીત્તે આજે ભગવાનની વીશિષ્ટ આંગી કરાશે

સી